તેમને ઉમેર્યું કે આવા કામો પર આવતા શ્રમિકો માટે શોશિયલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન પણ કરાવાય છે

વડી અદાલતે રાજ્ય સરકારને ખાનગી અને સરકારી એમ બંને હોસ્પિટલમાં કોરોનાના વધુ પરીક્ષણ થાય એ માટે મહત્તમ ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પ્રતિભાવ આપ્યો કે સરકાર આવતા અઠવાડિયે જવાબ રજૂ કરશે

પારડીવાલા અને આઈ

આ દસ્તાવેજોમાં મોટર વાહન કાનુન અંતર્ગત ફિટનેસ પ્રમાણ પત્ર દરેક પ્રકારની પરમીટ ડ્રાઈવિંગ લાયસન્સ રજીસ્ટ્રેશન કે અન્ય સંબંધિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે

કલ્પના શાહ્ કોરોના કચ્છ જીલ્લો જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કોઈ રીપોર્ટ પોઝીટીવ નથી આવ્યા એવું તંત્ર દ્વારા જણાવ્યું છે સુત્રોના જણાવ્યા મુજબ ગત તા

દક્ષીણ પૂર્વીય અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક પેટર્ન સર્જાઈ છે તે કઈ તરફ ફંટાય છે તે મહત્વનું છે હાલની સ્થિતિએ તેની દિશા ઓમાન તરફ છે પરંતુ તે રી કરવ થાય તો તેની અસર ગુજરાત પર થઇ શકે તેમ છે અને સૌરાષ્ટ્ર કચ્છ સહીત રાજ્યના દરિથા કાંઠે ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે

જેમાં ખાનગી બસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથી એટલે કે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું કે એસ ટી

જેમાં કોઈ પણ બસ કન્ટેન્ટમેન્ટ વિસ્તારના રૂટમાંથી પસાર કરવામાં આવતી નથી

ટી બસો ઉપરાંત જેને મંજૂરી નથી તેવી ખાનગી બસો પણ પરિવહન કરતી હોવાની વિગતો મળતાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાનગી બસોના પરિવહન પર કાર્યવાહી કરવા અંગેની સૂચનાઓ જારી કરવામાં આવી છે